સર્વોચ્ય અદાલતે રેતીની ગેરકાયદેસર ખાણોના મુદ્દે કેન્દ્ર સીબીઆઇ અને પાંચ રાજ્યો પાસે તેમનો જવાબ માંગ્યો છે

બોરિસ જ્છોન્સન આજે બ્રિટનના પ્રધાનમંત્રીનો હોદ્દો સંભાળશે

અને બેડમિન્ટનમાં એચ એસ પ્રણયે જાપાન ઓપન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

આ વિધેયકમાં ગોલ્ડન અવર દરમ્યાન માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને કેસલેસ સારવાર આપવાની યોજનાની પણ જાગવાઈ છે

મૃત્યુના કેસમાં વળતરની રકમ રપ હજાર રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરવાની અને વ્યથાકારક ઈજામાં બાર ફજાર પાંચસો રૂપિયાથી વધારી પ ચાસ હજાર રૂપિયા કરવાની પણ દરખાસ્ત છે આ વિધેયકની ચર્ચાનો જવાબ આપતાં માર્ગ વાહન વ્યવહાર અને હાઈવેના મંત્રી નીતીન ગડકરીએ કહયું કે આ વિઘેયકથી ભ્રષ્ટાચાર નાબુદ થશે અને માર્ગ સલામતીમાં સુધારો થશે ટ્રાફીકના નિયમનમાં પણ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ થશે

એક સત્તાવાર યાદીમાં નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે ઈન્કમટેક્ષ રીટર્ન ભરવામાં કરદાતાઓ કેટલીક મુશ્કેલીઓનો અનુભવ કરી રહયા હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રણયે જાપાન ખાતેની પુરૂષો માટેની સિંગલ્સના બીજા રાઉન્ડમાં કિદામ્બી શ્રીકાંતને પરાજય આપ્યો છે

સાંઇ પ્રણીતે પુરૂષોની સિંગલ્સમાં પ્રવેશ મેળવ્યો છે તે હવે પછી જાપાનના સુન્યેમાનો સામનો કરશે

પાંચમી ક્રમાંક ધરાવનાર ટોચના ભારતીય ખેલાડી પી

સિંધુને ચીનની યુ હેનનો સામનો કરવો પડશે